મંત્રાલયે જણાવ્યું છે કે આવા કેન્દ્રો સમગ્ર દેશમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાને વધુ મજબુત બનાવશે

લોકોમાં તેલ અને ગેસ જેવા કુદરતી ઇંધણની જાળવણી અંગે જાગૃતિ સર્જવાના હેતુથી દેશની જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓ તેમજ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે

જે દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓ વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો ચલાવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સક્ષમ અભિયાનને છેંઘણ સંરક્ષણની દિશા માં ખુબ મહત્વપૂર્ણ ગણાવ્યું છે

ભારત સરકાર ના આંકડાકીય બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરી ની કામાંગીરીર હાથ ધરવામાં આવી રહી છે જેમાં દેશના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં યાલતી આર્થિક પ્રવૃતિઓની તેમજ ઘરની બહાર કોઈ ચોકાસ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે લારી વગેરેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે

નેહ્લ ઠક્કર કચ્છ લોકકલા સંસ્કૃતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દ્રષ્ટિકોણથી અને સેન્ટ્રલ યુનીવર્સીટી ગુજરાત દ્વારા આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રોજેક્ટ અંતર્ગત કચ્છની લોકકલા અને લોક સંસ્કૃતિના પ્રત્યક્ષ દર્શન માટે છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં પધારેલા ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય બિલાસપુર છત્તીસગઢના પ્રતિનિધિ મંડળ સાથિ ભુજ મુકામે મુલાકાત કરી હતી અને કચ્છની લોક સંસ્કૃતિ તથા કચ્છના વિકાસ અંગેની ચર્ચા કરી હતી

દર્દીઓનાં સુખાકારી માટે ઉપલબ્ધ વિગતોની જાણકારી માટે નવી ઉભી કરાયેલી આસગવડનું દીપ પ્રગટાવી તથા રીમોર્ટ કન્દ્રોલથી કચ્છના મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અને કચ્છના સિવિલ સર્જન ડો કશ્યપ બુચે વિધિવત ઉદ્વાટન કર્યું હતું નેહ્લ ઠક્કર ક્રિકેટ રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વય્યે આંતરરાષ્ટ્રીય વન ડે નાઈટ ક્રિકેટ મેય રમાશે આજે બપોરે એક વાગે ટોસ ઉછાળી મેચ નો પ્રારંભ કરવામાં આવશે

પ્રતીબેગ કરાયો છે

આ જાહેરાત ને પગલે દૂધ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને પશુપાલકો ને આર્થિક ભારણ ઘટશે તેવું ડેરીના અધ્યક્ષ વાલમજી હુંબલે જણાવ્યું છે તમામ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ લાભ મેળવવા જણાવાયું છે

ગઈકાલે થોજાથેલી ગુજકોમાસોલની બોર્ડ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સહી સાથેનો મેન્ડેટ પત્ર રજુ કરાયો હતો